નેપાળનો ગોરખા જીલ્લો પણ ધરતીકંપની તબાફી વેઠી ચુક્યો ફોવાથી પુનર્વસનનો અનુભવ કરછ પાસેથી જાણવા એક અભ્યાસ જૂથ ત્યાંથી ભુજ આવ્યું છે જેમણે જીલ્લા કલેકટર એમ નાગરાજન સાથે બેઠક થોજી પોતાનો અધ્યન પ્રવાસ શરુ કર્યો છે કરછને ફરીથી ધર્મધ્રમતું બનાવવા માટે ચોમેરી થી મળેલી મેદદનો ઉપયોગ કઈ રીતે થયો તેની વ્રાસ્તવલક્ષી જૂથને અપાઈ છે ફુન્નર શાળા સંસ્થા તથા ઉન્નતિ ઓર્ગૈનાઈઝેશન ફોર સમજણ નેપાલી ડેવેલપમૈન્ટ એજ્યુકેશન દ્વારા આ પ્રતિનિધિ મંડળનાં પ્રવાસન સંકલન હાથ ધરશે

ભુજના રેલ્વે સ્ટેશનને દરરોજની પાંચ થી વધુ ટ્રેનની અવરજવર રહે છે ત્યારે તેની ઝડપથી સફોઈ કરેવા માટે ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ કાર્યરત કરાશે જેને લીધે સમય અને વિજેળીની બચતની સાથે સાથે ઉપયોગમાં લેવાયેલા ગંદા ્પાણીને આર ઓ પ્લાન્ટ દ્વારા રીસાઈકલ કરી તેનો ફરીથી ઉપયોગ કરી શકાશે એ રીતે પાણીની પણ બચત થશે

પી ડી સફિત તમામ વિભાગો રાબેતા મુજબ કાર્યરત અને ધમધમતા રહ્યા હતા અને દર્દીઓને જરૂરી તમામ સારવાર પૂરી પાડવામાં આવી હતી

પી ડી

દરદીને સારવાર ઉપલબ્ધ બનાવવામાં આ વી ફતી

જનુરલ ફોસ્પિટલનાં મફત્વના કાર્યના ભો ગરૂપે તાજેતરમાં ફેલાથેલા તાવની સારવાર આપવા ખાસ કાળજી લેવામાં આવી ફતી

ત્યારે સત્વારે લીલો દુકાળ જાહેર કરવા કોગ્રેસે માંગણી કરી છે આજે ભુજ ખાતે મળેલા જનવેદના સંમેલનને સંબોધતા પ્રદેશ કોગ્રેશ કિસાન સમિતિ અધ્યક્ષ પાલાભાઇ આંબલિયાએ એવો આશ્રય કર્યો કે ઉપરછલ્લા સર્વે કરી સરકાર વીમા કંપનીઓને બચાવી રફી છે

જીલ્લા પંચાયત વિપક્ષ નેતા વી કે ફંબલે યોજના કહ્યું કે કરછની પ્રજાના વિવિધ મુદ્દે પ્રશ્નનોને વાચા આપવા જનવેદના સંમેલનનું આયોજન થયું છે

આ પુસ્તક મેળામાં ગુજરાતના વિવિધ પ્રકાશકો તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના વિધાર્થીઓશિક્ષકો સાહિત્ય પ્રેમીઓ માટે શૈક્ષણિકનુવલકથાઓકાવ્યો આરોગ્ય પ્રવાસન પ્રેરણાદાથી મેનેજમેન્ટ સફિતના વિષયોના રસપ્રદ પુસ્તકો વિશેષ વળતર સાથે ઉપલબ્ધ બનાવાશે કલ્પના શાહ્ વા માન સૌરાષ્ટ્ર અને કરછ કમોસમી વરસાદ ફજુ એકાદ દિવસ વધુ લંબાય તેવી વકી છે ફવામાન ખાતાએ બફાર પાડેલા વર્તારા પ્રમાણે મોટાભાગના ગુજરાતમાં વાતાવરણ સુકું રહેશે અને શિયાળાનો હળવો અનુભવ થશે પરંતુ કરછમાં ફજુ કાલે પણ વરસાદ પડી શકે છે કરછના રણપ્રદેશમાં શિયાળો ગાળવા આવતા થાયાવર પક્ષીઓ કમોસમી વરસાદને લીધે મોટાપાયે બીમાર પડેલા જોવા મળે છે આમારા પ્રતિનીધીનાં જણાવ્યા પ્રમાણે ભચાઉ વિસ્તારમાં રણન્રી ક્રાંધ્રીએ શિથાળો ગાળવા આવેલા અસંખ્ય કુંજપક્ષીઓએ ફવામાન બદલાતા જીવ ગુમાવ્યો ફોવાથી ભીતિ સધાઈ રફી છે